આ અંગે આકાશવાણી સાથે વાત કરતા રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે આ પ્રમાણે જણાવ્યું હતું

ભુજની આર ડી વરસાણી શાળાના મેદાનમાં ગુજરાત રાજ્યની પ્રથમ ડ્રાઈવ ટુ વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી છે

જનરલ હોસ્પિટલ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતામાં વિશેષ મિટીંગ યોજવામાં આવી હતી

જનરલ હોસ્પિટલમાં પ્રવર્તમાન કોરોના સમયમાં ખટતી સુવિધા પણ કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ અન્ય ઉપસ્થિત અધિકારી પદાધિકારીઓ સાથે વિસ્ત્રત ચર્ચા વિચારણા કરીને સત્વરે યોગ્ય કરવા જણાવાયું હતું વધુમાં પોતાના લેવલ પણ જરૂરી સુવિધા અંગે કન્દ્ર સરકાર અને રાજય સરકારમાં રજુઆત સાથે કચ્છ જિલ્લાના છેવાડાના લોકોને આરોગ્ય લક્ષી યોગ્ય સારવાર મળી રહે તેવો પબંધ કરવા જણાવ્યું હતું તેમજ કચ્છી માડ્ઓને કોરોનાની ચેઈન તોડવા એક જૂટ બની સ્વયંભૂ આંશિક લોકડાઉન મારક પહેરવા સોશોયલ ડીસ્ટન્સ જાળવવા લોકોને તાકિદ કરવામાં આવી હતી

આ શિબિરમાં ઓપીડીમાં મુખ્યત્વ કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા ઈચ્છતા લોકો તેમજ નબળાઈ અને સૂકો ઉધરસ દૂર કરવા માંગતા રોગીઓ અને હાલમાં જેના પરિવારમાં કોરોના પોઝીટીવ હોય તેવા વ્યકિતઓએ સોમથી શનિવાર દરમ્યાન સાંજે સાડાત્રણ થી સાડા પાંચ દરમ્યાન ઓપીડીનો નિઃશુલ્ક લાભ મળવી શકશે તેમજ જે દર્દીઓ કવોરેન્ટાઈન હોય તેમના પરિવારજનોએ મેડીકલ રીપોર્ટ સાથે લાવવા અનુરોધ કરવામાં આવલ છે આરતી ભટ અવસાન આકાશવાણી ભુજના નિવૃત કર્મચારી મગનભાઈ મહેશ્વરીનું ગઈકાલે ભુજ ખાત અવસાન થયું છે